પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે વડોદરામાં કોવીડની પરિસ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ખાનગી હોસ્પીટલોમાં સંભવીત ગેરરીતી રોકવા નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ આજથી રાજ્યની તમામ ખાનગી હોસ્પીટલોની મુલાકાત લઇને દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે દરરોજ કોર સમિતીની બેઠક યોજાઇ રહી છે અને દરરોજ પરિસ્થિતીની સમીક્ષા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાઇ રહ્યા છે રાજ્યમાં અત્યારે લોકડાઉનની જરૂર નથી પણ જરૂરિયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પીટલોમાં સરકારી પથારીઓ રીઝર્વ કરવાની સત્તા જીલ્લા કલેકટરો અને મ્યુનીસીપલ કમીશનરોને સોંપવામાં આવી છે

તેમણે વડોદરામાં કોવીડના સંક્રમણને રોકવા લેવાયેલા નિર્ણયોની વિગતો આપી હતી

દરેક વિધાનસભા બેઠક દીઠ બે આરોગ્ય શિબીરોનું આયોજન કરવામાં આવશે તથા નાગરીકોના એન્ટીજન ટેસ્ટ વિનામુલ્યે કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઇકાલે મળેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ આદેશ બધી જ સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પડશે જો કે ઓનલાઇન શિક્ષણ યાલુ રહેશે

તેમણે ફરજીયાત માસ્ક પહેરવાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક હાથે કામ લઇને એક ફજાર રૂપિયા દંડની વસુલાત કરવાનો પણ આદેશ આપ્યો છે શ્રી ભાટીયાએ કોવીડના સંક્રમણને રોકવા માટેના બધા જ નિયમોને અસરકારક રીતે અમલમાં મૂકવાની સૂચના આપી છે

ના ચેરમેન પદ્મ વિભૂષણ શ્રી અનિલ નાઇક સંચાલિત એ એમ નાઇક હેલ્થ કેર એન્ડ એશ્વ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ગરીબ જરૂરતમંદ પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલ એક ઉત્કૃષ્ટ સેવા સારવાર માધ્યમ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી

વાડા ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ગઇકાલે જ્યારે યાત્રીઓ સવારે વાડા ગામ આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું વિશ્રામ સ્થળ ખાતે દાંડી યાત્રિકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો

કેન્દ્ર સરકારના માર્ગ વાહન વ્યવહાર અને ધોરી માર્ગ મંત્રાલયની યાદી મુજબ તા

આવી કામગીરી દરમિયાન અમલ બજવણી અધિકારી કર્મયારીઓએ આ સલાહને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની રહેશે